પ્રાદેશિક સમાચાર જાનુ પરમાર વાંચે છે

એવી જ રીતે જૂનાગઢ મહાનગરપાલિકાની બે બેઠકોની પેટા યૂંટણી પણ શાંતિપૂર્ણ રીતે યોજાઈ હતી રાજ્ય યૂંટણી કમીશનર સંજય પ્રસાદે મહાનગરપાલિકાઓની યૂંટણી કામગીરીમાં જોડાયેલા બધા જ લોકોના તથા મતદારોનો આભાર માન્યો હતો

એમ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગઈકાલે રાજોકોટ મહાનગરપાલિકાની યૂંટણીમાં મતદાન કર્યું હતું મુખ્યમંત્રી કોરોનાની સારવાર માટે અમદાવાદની યુ એન મહેતા હોસ્પિટલમાં દાખલ થયા હતા ગઈકાલે તેમનો કોરોના ટેસ્ટ નેગેટીવ આવતા મુખ્યમંત્રી બપોર બાદ રાજકોટ પહોંચ્યા હતા અને રાજ્ય યૂંટણી પંચની માર્ગદર્શિકા મુજબ મતદાનના છેલ્લા એક કલાક દરમ્યાન તેમણે મતદાન કર્યું હતું

કર્ણાટકના રાજ્યપાલ વજુભાઈ વાળા સાંસદ પુનમબેન માડમ સાંસદ નરહરી અમીન પ્રદેશ ભાજપ પ્રમુખ સી આર પાટીલ સહિત અન્ય મહાનુભાવોએ પણ ગઈકાલે મતદાન કર્યું હતું

મતગણતરી બીજી માર્ચે હાથ ધરાશે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

એક ટ઼વીટમાં શ્રીમોદીએ લોકોને પ્રેરણાદાયક વિચારો રજુ કરવા વિનંતી કરી છે

માં પ્રાપ્ત લિંકને અનુસરી શકે છે